પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ હેઠળ શ્રી મોદીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શક આપ્યું

પી

તેમણે ઉમેર્યું કે નિષ્ફળતા માં પણ એક તક છુપાઈ હોય છે માટે નિરાશા કે હતાશા ની લાગણી ને તમારા દિલોદિમાગ નો કબ્જો લેવા દેશો નહીં પરીક્ષા સમયે ભય કે તાણ નો અનુભવ ટાળવાની કળા વિદ્યાર્થીઓ ને શીખવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજ્યો હતો દેશભર થી આવેલા બે હજારથી વધુ વિદ્યાર્થી અહી હાજર હતા ઉપરાંત દૂરદર્શન અને આકાશવાણી ના જીવંત પ્રસારણ વડે આખા દેશ ની શાળાઓના વિદ્યાર્થીઓ કાર્યક્રમ સાથે પરોક્ષરીતે જોડાથા હતા અને પરીક્ષા નો ખોફ દૂર કરવાની સમજણ પ્રધાનમંત્રી મોદી પાસે થી મેળવી હતી પ્રધાનમંત્રી મોદીએ આ પ્રસંગે શૈક્ષણિક અભ્યાસને બહેતર બનાવવા ઉપરાંત વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે શું શું કરી શકાય તેની વિસ્તૃત છણાવટ કરી હતી માતપિતાને પોતાની મહત્વાકાંક્ષા ઉપર લગામ તાણવાની સલાહ આપતા તેમણે કહ્યું હતું કે તેઓ સંતાનની નિષ્ફળતાનો હકારાત્મક સ્વીકાર કરતાં શીખે અને તેને સદાય પ્રોત્સાહિત કરતાં રહે વિદ્યાર્થીઓને તેમણે કહ્યું હતું કે સૌ અધિકાર ને બદલે કર્તવ્યની અદાયગી પ્રત્યે જાગૃત બને શાળા અભ્યાસ અને જીવન માં ટેક્નોલોજી નો પગપેસારો જાણે અજાણે તમને રોબોટ બનાવી દે નહીં તેનુ ધ્યાન રાખવા શ્રી મોદી એ ભારપૂર્વક કહ્યું હતું

દેશ ની ઊગતી પેઢી ના લોકો આટલી આત્મીયતાથી પોતાની વાત સાંભળે તેને પ્રધાનમંત્રીએ મોદીએ પોતાના જીવનની અવિસ્મરણીય ઘટના ગણાવી હતી અને શાળા કોલેજ તો ઠીક પણ જિંદગીમાં આવતી પરીક્ષા સમાન તમામ ક્ષણનો અડગ મનોબળથી મુકાબલો કરવાનો ગુરુમંત્ર વિદ્યાર્થીઓને આપ્યો હતો શ્રી મોદીએ વિદ્યાર્થીઓને તેમના પુસ્તક એકઝામ વોરિયર્સ વાંચવા અનુરોધ કર્યો તથા યંદ્રયાનની નિષ્ફળતાનો દાખલો પણ આપ્યો

પી નફાને અભિનંદન પાઠવ્યાં છે ટ્વીટર પર શ્રી મોદીએ જણાવ્યું કે શ્રી નડ્ડા પક્ષના શીસ્તબદ્ધ અને કર્મઠ નેતા છે અને પક્ષને પાયામાંથી મજબ્રત બનાવવા કામ કર્યું છે શ્રી મોદીએ આશા દર્શાવી કે તેઓ અધ્યક્ષ તરીકે પક્ષને નવી ઉંચાઇએ લઇ જશે શ્રી મોદીએ અધ્યક્ષ તરીકે શ્રી અમીત શાહની કામગીરીના વર્ણન માટે શબ્દો ઓછા પડશે તેમ જણાવી કહ્યું કે તેમના સમયમાં પક્ષને દેશના ઘણા ભાગોમાં સેવાના અવસર મળ્યા છે અને સંસદમાં પણ સૌથી વધુ બેઠકો મળી છે શ્રી અમીત શાહને તેમણે પક્ષના શ્રેષ્ઠ કાર્યકર ગણાવ્યા

પી નફાના સન્માન સમારોહમાં બોલતાં શ્રી મોદીએ કહ્યું કે ભાજપ હંમેશા આદર્શ પરંપરા અને મૂલ્યોને વળગી રહેલો પક્ષ છે અને સત્તા પર રહીને શ્રેષ્ઠ સંગઠન દ્વારા વિશ્વનો સૌથી મોટો પક્ષ બન્યો છે આ પ્રસંગે તેમણે ભૂતપૂર્વ અધ્યક્ષ અમીત શાહ અને નવા ચૂંટાયેલા પ્રમુખ જે પી નફાની કામગીરી બિરદાવી હતી પક્ષના કાર્યકરોને સંબોધતાં તેમણે કહ્યું કે આ તબક્કે ભાજપ અટકવાનો નથી અને બાકી રહેલાં રાજ્યો સુધી પહોંચવા પ્રયત્નશીલ છે

સુખોઇ વિમાન બ્રહ્મોસ મિસાઇલ સાથે ઉડ્ડયન ક્ષમતા ધરાવે છે સંરક્ષણદળીના વડા જનરલ બિપિન રાવત અને હવાઇદળના વડા એરચીફ માર્શલ રાકેશકુમાર ભદૌરિયાએ એક રંગારંગ સમારોહમાં તેની વિધિવત જાહેરાત કરી

તે હિન્દ મહાસાગર વિસ્તારમાં હવાઇ અને દરિયાઇ ભૂમિકામાં ઘાતક શસ્ત્ર તરીકે કાર્યરત રહેશે

ગઇકાલે જમ્મુમાં કેન્દ્રના જનસંપર્ક અભિયાન હેઠળના કાર્યક્રમ દરમિયાન તેમણે આવતા વર્ષના અંત સુધીમાં કાશ્મીરને ટ્રેનથી જોડવાની જાહેરાત કરી હતી

સાત કેન્દ્રિય મંત્રીઓની ટુકડીએ વિવિધ જિલ્લાઓમાં જાહેરસભા યોજી હતી તથા વિવિધ પ્રોજેક્ટનો આરંભ કર્યો હતો

પવન ગુપ્તાએ વડી અદાલતના યુકાદાને પડકાર્યો હતો અને કહ્યું કે ગુનો બન્યો ત્યારે તે બાળ ગુનેગાર હતો ન્યાયાધીશો આર ભાનુમતિ અશોક ભૂષણ અને એસ બોપન્નાની ખંડપીઠે અરજી નકારી કાઢી હતી અને કહ્યું કે દિલ્હી વડી અદાલતે આપેલા યુકાદામાં દખલ માટેનું વજુદ નથી તેણે પહેલી ફેબ્રુઆરીએ ફાંસીની સજા પર મનાઇ ફરમાવવા પણ રજુઆત કરી હતી

અદાલતે આ યોજનાને સ્થગિત રાખવાની અરજી પર કેન્દ્ર અને ચૂંટણી પંચનો જવાબ માંગ્યો છે મુખ્ય ન્યાયધીશ એસ

બોબડે અને ન્યાયધીશો બી

ગવઇ અને સૂર્યકાંતની ખંડપીઠે બે અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું છે લોકશાહી સુધારા સંગઠન નામની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે

આજે નવી દિલ્હીમાં પરિષદ પ્રર્વે રોકાણકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર સરકારે પ્રદેશની ક્ષમતાને વિશ્વના રોકાણકારોની મીટીંગમાં અન્વેષણ રોકાણ અને વિકાસના વિષય હેઠળ વરિષ્ઠ ઉદ્યોગ સાહસિકો કોર્પોરિટ ક્ષેત્રના અગ્રણીઓ નીતિ નિર્માતાઓ વિકાસ સંસ્થાઓ અને દેશના મોટા અને નાના ધંધાના રાકણકારોને અહીં આકર્ષિત કરશે તેમણે રોકાણકારોને જમ્મુ કાશ્મીરમાં રોકાણ માટે આવકાર્યા છે આ બેઠકમાં દેશની અગ્રણી સંસ્થાઓના અંદાજે સાડા ત્રણસો લોકોએ ભાગ લીધો હતો

વાચી જૈનપુરા વિસ્તારમાં ત્રાસવાદીઓ હોવાની બાતમીના આધારે વિસ્તારને ઘેરીને કાર્યવાહી કરાઇ હતી ત્યારે ત્રાસવાદીઓએ સામેથી ગોળીબાર કર્યા હતા વળતા પ્રહારમાં ત્રણ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા અને તેમની પાસેથી શસ્ત્ર સરંજામ મળી આવ્યો છે હાલ અથડામણ યાલી રહી છે માર્યા ગયેલા ત્રાસવાદીઓની ઓળખ થઇ શકી નથી તેમાં એક ત્રાસવાદી હીજબુલ મુજાહીદ્દીનનો જિલ્લા કમાન્ડર હોવાની શંકા છે

શર્માઓલી દ્વારા આવતીકાલે વિડીયો કોન્ફરન્સ દ્વારા જોગબાની વિરાટનગર સંકલીત ચેક પોસ્ટ સંયુક્તરૂપે ખુલ્લી મુકાશે લોકોની અવર જવર તથા વેપારને મદદરૂપ બનવા ભારતના સહયોગથી આ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે

કર્ણાટકના શ્રીહરિ નટરાજ અને પશ્ચિમબંગાળના સુબ્રીતી મોન્ડોલે બંનેએ બે બે સુવર્ણચંદ્રક જીત્યા છે આ ઉપરાંત દિલ્ફીના અનુરાગસિંઘ મહારાષ્ટ્રના કેનિશા ગુપ્તા અને વેદાંત બાફના અને કર્ણાટકની સુવાના ભાસ્કરે પણ તરણ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક મબ્યા છે